પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

જયારે ખેડા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ગત બેઠકની કાર્યવાહીને વંયાણે લઇ બહાલી આપવામાં આવી હતી

મધ્યપ્રદેશમાં આવેલા ડેમના ટર્બાઇન મશીનો ચાલુ કરાતા નર્મદા ડેમ ખાતે પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં ઓમકારેશ્વર તેમજ ઇન્દિરા સાગર ડેમમાંથી ટર્બાઇન યાલુ કરાતા પાણી છોડાતા આવક વધતા નર્મદા ડેમ ખાતે પાણીની સપાટી સતત વધી રહી છે

કેનાલ હેડ પાવર હાઉસમાં એક મશીન ચાલુ છે અને તેનો ડિસ્યાર્જ પર ક્યુસેક છે રીવર બેડ પાવર હાઉસ બંધ છે

સુજલામ સુફલામ યોજના સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતાં ખેડૂતો ફતેહવાડી અને ખારીકટ કેનાલથી પાણી મેળવી શકશે

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી મુક્ત એવી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી જ પર્યાવરણની ખરા અર્થમાં સુરક્ષા થશે જુનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને માંગરોળની શારદાગ્રામ સંસ્થાની બી

કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વેબિનારને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના સંકટથી લોકોને આત્મમંથન કરવાની તક મળી છે જયારે જયારે માનવજાત મહામારીનો ભોગ બની છે ત્યારે તેની પ્રકૃતિ સાથે કરાયેલી છેડછાડ કારણભૂત હોય છે આ પ્રસંગે પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ વેબસાઇટના માધ્યમથી ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવા માટે ખેડૂતો ઝીરો બજેટ ધરાવતી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવે

બે ધારાસભ્યોના રાજીનામાં બાદ ગઇકાલે મોરબીના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે

ગઇકાલે પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે શ્રી ગોહિલ પક્ષના પ્રથમ પ્રેફરન્સના ઉમેદવાર છે તે અમે અગાઉથી જ જણાવી દીધું છે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા આ સમિતિઓની રચના કરવા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત નાણાકીય સમિતિઓના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તા

કોરોના સંક્રમણનો વ્યાપને નિયંત્રણ કરવા માટે ચોક્કસ તાલીમ પામેલા સ્ટાફની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે આ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે

નર્મદા વન વિભાગે યોક્કસ કેન્દ્રો ઉભા કરી કર્મચારીઓને રીછ અને દીપડાઓની વસ્તી ગણતરીની કામગીરીમાં રોકાયા છે ત્રણ દિવસ સુધી થનારી આ કામગીરીમાં વન્ય પશુ પંખીઓના ખોરાક પગલાં વગેરે જોઈને તેમની સંખ્યા નિર્ધારિત કરાશે

જેમાં આ પ્રાણીઓ પાણીના પીવા આવે ત્યારે તેની હાજરી ઉપરાંત તેના પગલાના છાપના નિશાન હગાર અને પ્રાણીઓના અવાજ તથા ટ્રેક કેમેરામાં દેખાઈ આવે તેમજ પાણી પીવા આવે ત્યારે તેમની હાજરી પરથી નોંધ કરી બધી રેન્જ નો ડેટા ભેગો કરી હેડ ઓફીસને મોકલી આપશે ત્યાંથી સંકલન કરીને સત્તાવાર રીતે ફાઈનલ આંકડા જાહેર કરાશે